કરવામાં આવશે તબીબી વ્યવસાયની સાથે સંકળાયેલા કોઇની પણ ઉપરના હ્મલાને બિન જામીનપાત્ર ગૂનો ગણતા વટહુકમને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

આ માટે જ તે કંપનીએ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી મેળવી લેવાની રહેશે

રાષ્ટ્રપતિએ આ અંગેના વટહ્કમને મંજૂરી આપી છે આ માટે રોગચાળા નિયંત્રણ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં તેમની સંપત્તિને કરાયેલું નુકસાન પણ આવરી લીધું છે ગઇકાલે કેન્દ્રિય મંત્રીમંડળની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં આ વટહ્કમને મંજૂરી આપવામાં આવી હતી તેમાં સાત વર્ષની જેલ અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના મોધવારી ભથ્થું પણ સ્થગિત કર્યું છે

શિવાનંદ ઝા રાજ્યના પોલીસ મહા નિદેશક શિવાનંદ ઝાએ લોકડાઉન દરમિયાન પોલીસ અને આરોગ્ય ખાતાના કર્મચારીઓ પર હ્મલો કરનારા લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ પ્રકારનું વર્તન ચલાવી લવામાં નહી આવે અને તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

આજે અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યુ હતું કે રાજકોટ સૂરત અને અમદાવાદમાં હોટસ્પોટ વિસ્તારોમાં કફ્યુ ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે

સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાતા લોકો સામે પણ કાર્યવાહી કરીને તેમના અકાઉન્ટને ડિલિટ કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં તબલીગી જમાત અને સૂરા જમાત દ્વારા જાહેરનામાં નો ભંગ કરવામાં આવ્યો છે જેમા તબલિગી જમાતના લોકો સામે આજે વધુ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે

અને આગળ પણ તે રીતે જ ટેસ્ટિંગ કરવામાં આવશે

તેમણે ઉમેર્યું કે આપણે હોટ સ્પોર્ટ વિસ્તારોમાં સેકેન્ડ સ્ટેજનાં એડવાન્સ સ્ટેજમાં છીએ એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શક્યતા ગણી શકાય તેમણે જણાવ્યું હતુ કે આજથી દિવસમાં બે વારના બદલે એક જ વાર કોરોનાના દર્દીઓની સંખ્યાસાજા થયેલાની વિગતો અને મૃત્યુનો અહેવાલ મોડી સાંજે આપવામાં આવશે

સુરત પાલિકા કતારગામ ઝોનના મદદનીશ કમિશન ર આર

ગામીતનો ડ્રાઇવર કોરોના પોઝિટિવ થતા તેમને હોમ ક્વોરન્ટીન કરાયા છે

જિલ્લા ખેતીવાડી અધિકારી પી

આચાર્યે અમારા પ્રતિનિધિને જણાવ્યુ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂત ખાતેદારોના ખાતામાં પાંચમા હપ્તાની રકમ જમા કરવામાં આવી છે

કોરોનાનો ચેપ ફેલાતો રોક્વા માટે સહકાર આપવાની આગેવાનોએ ખાતરી આપતાં શ્રી તોલમ્બિયાએ ખુશી અને આભાર વ્યકત કર્યો છે

ખેડા કોરોના ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે નવદુર્ગા સોસાયટીમાં નરેશભાઈ પ્રજાપતિ નો કેસ ગઈ કાલે પોઝિટિવ આવતાં તેમને ડોક્ટર એન

દેસાઈ હોસ્પિટલમાં કવોરનટાઈન કરવામાં આવ્યા છે

આ માટે ડ્રોન દ્વારા નજર રાખી ત્રણ ઠેકાણે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

ભાવનગરના યુવાનો દ્વારા આ કોન્સેપ્ટને અમદાવાદની એક બ્રાન્ડિંગ એજન્સી દ્વારા આકારિત કરવામાં આવ્યો છે

જાણીતા ગુજરાતી ચિંતકે કહ્યું છે તેમ જે ઘરમાં પાંચ સારાં પુસ્તક ના હોય તે ઘરમાં દીકરી ના આપશો તે ઉક્તિ પુસ્તકનું મહત્વ વ્યક્ત કરે છે વ્યક્તિની વિચાર દુનિયા વિકસાવવા અને સાચો માનવ બનાવવા પુસ્તક એ જ્ઞાનનું પહેલું પગથિયું છે

આ વર્ષે કોરોનાના કારણે પુસ્તક દિવસ ની ઉજવણી શક્ય નથી બની શકી પરંતુ લોક ડાઉન ના કપરા સમયમાં બીજી અનેક પ્રવૃતિઓની સાથે પુસ્તકો હકારાત્મક વિચારસરણી કેળવવા અને હતાશા દૂર કરવા માં મહત્વનો ફાળો આપી શકે તેમ છે